વાવાઝોડું આજે સાંજે પોરબંદર અને મઠ્વા વચ્ચેનો દરિયા કિનારો ઓળંગે તેવી સંભાવના છે

વાવાઝોડાના લીધે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ અને દીવ તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાઠી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ ભરુચ અમદાવાદ સુરત આણંદ ખેડા અને વડોદરા જીલ્લામાં ભારે વરસાદની સંભાવના છે

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ વાવાઝોડામાં કોઇ જાનહાનિ ન થાય તેવા ઝીરો કેઝયુઅલ્ટી અભિગમ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓ ગીર સોમનાથ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ કચ્છ જામનગર દ્વારકા વલસાડ ભરૂચ સહિતના જિલ્લાઓમાં દરિયાકાંઠે વસેલા તેમજ કાયા મકાનોમાં નદી કિનારે વસતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની કામગીરી વેગવાન બનાવી છે અને દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે આ વિસ્તારોમાં વસતા પશુપાલકોના પશુધનને પણ સલામત સ્થળે ખસેડી લેવાની વ્યવસ્થા પશુપાલન વિભાગ દ્વારા કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ ગુજરાતની આ સંભવિત વાવાઝોડાની સ્થિતીની સતત યિંતા કરીને માર્ગદર્શન આપવા સાથે મદદરૂપ થતા રહ્યા છે તેમણે એન ડી આર એફ

સાથોસાથ આર્મી નેવી અને એરફોર્સને પણ ગુજરાતની મદદ સહાય માટે તૈયાર રહેવા કેન્દ્ર દ્વારા જણાવી દેવાયું છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે આ સંભવિત વાવાઝોડાની તીવ્રતા અને વ્યાપકતાની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે બયાવ રાહતના આગોતરાં આયોજનમાં કોઇ કચાશ રાખી નથી રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમ ગાંધીનગરમાં કાર્યરત છે

જી સેટ અને પાવર બેક અપ તૈયાર રાખવા આરોગ્ય વિભાગે સૂચનાઓ આપી છે

સી

તંત્ર દ્વારા એન ડી આર એફ ની ટીમ તહેનાત કરાઈ છે

શ્રી બાવળિયાએ જિલ્લા વહીવટીતંત્રને શક્ય તમામ મદદ આપવા આદેશ આપ્યો હતો

તમામ લોકોને સાયક્લોન શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમના માટે ફડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

ભયજનક સ્થિતિમાં રહેલા હોર્ડીંગ્સ ઉતારવામાં આવ્યા છે

લોકો અને તંત્રને સાવધ કરવા કચ્છ જીલ્લામાં નલિયામાં હાઇ વિન્ડ સ્પીડ રેકોર્ડર મુકવામાં આવ્યું છે અને કંડલામાં કચ્છનું છઠ્ઠું ઓટોમેટિક વેધર સ્ટેશન ઊભું કરાયું છે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

હાલના સંજોગોને ધ્યાને લઇ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે

તમામ કોવિડ ડેઝીઝેટેડ હોસ્પિટલ્સના તબીબો સાથે આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી અને જરૂરી સ્થિતિની સમીક્ષા કરી હતી વડોદરા શહેરમાં વાદળ છાયા હવામાન વચ્ચે તોફાની પવનો ક્રંકાઈ રહ્યા છે ઘણી જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યાં છે

ભયજનક હોર્ડિંગ્સ અને થાંભલાઓ દુર કરવા ખાસ સૂચના આપવામાં આવી છે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં જનરેટર સેટ દ્વારા વીજ પૂરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાઈ છે

આ પ્રસંગે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી

પાટીલ પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા

દીવ ઉના અને સુત્રાપાડા વિસ્તારોમાં આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા

જનરલ હોસ્પિટલમાં ચોથો લીકવીડ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી યાલુ છે